તેમણે એમ પણ જણાવ્યું કે નવું સંસદભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એમ પણ ઉમેર્યું કે ભારતની લોકશાહી સદીઓના અનુભવથી વિકસીત થઈ છે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે આજનો દિવસ એ ભારતના સંસદીય ઈતિહાસમાં સ્વર્ણઅક્ષરોમાં અંકિત થાય તેવો છે

સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

આ વખતના આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ અને વિદેશના કવિઓ અને કલાકારો ભાગ લેશે

આ સંમેલનમાં કોવીડની દેશના અર્થતંત્ર ઉપર થયેલી અસર સરકારે અર્થતંત્રને આગળ વધારવા લીધેલાં પગલાં તથા આર્થિક સુધારા અંગે ચર્ચા થઈ રહી છે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

પરંતુ ખેડૂત આગેવાનોએ તેનો અસ્વીકાર કર્યો હતો કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યુ કે સરકાર ખેડૂતોની ચિંતાઓ દૂર કરવા માટે તેમના તરફથી અનેક સૂચનોની રાહ જોઈ રહી છે પરંતુ તેઓ કાયદો પાછો લેવા માટે મક્કમ બન્યા છે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

રાજ્ય ચૂંટણી અધિકારી કે

વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિશ્વના સૌથી વિશાળ એવા મોટેરાના આ સ્ટેડિયમનું ઉદઘાટન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ડે નાઈટ ટેસ્ટ મેચ દ્વારા થશે

ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે સળંગ પાંચ ટવેન્ટી ટવેન્ટી મેચો પણ મોટેરા સ્ટેડિયમ ખાતે જ રમશે

જ્યારે પ્રવાસના અંતે એક દિવસની ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે મેચો પૂણે ખાતે રમાશે

એકસો અગિયાર ઉમેદવારોનું રાજકીય ભાવિ આ મતદાનથી નક્કી થશે

પ્રથમ તબક્કા કરતાં બીજા તબક્કામા મતદાન વધુ થયું છે

એક કલાકની આ વાતયીત દરમિયાન મંત્રીશ્રીએ શાળાઓની પરીક્ષાઓ પ્રવેશ પરીક્ષાઓ સહિતના વિદ્યાર્થીઓની વિવિધ ચિંતાઓ અને પ્રશ્નોના જવાબ આપ્યા હતા